રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જજ્ઞાવ્યું છે કે આ હેતુથી રાજ્ય સરકારે પવન અને સૂર્ય ઊર્જા માટેના હાઈબ્રીડ પાર્કની સ્થાપના કરવાનો નિર્જાય લઈને તે માટેની નીતિની જાહેરાત કરી છે

લોકો બજારમાં આજે પતંગ દોરીની ખરીદી સાથે ચીકી તલ સાકળી મીઠાઈ વગેરેની ખરીદી કરતાં જોવા મળી રહયાં છે

ંકરુણા અભિયાન અંતર્ગત ભુજ રોટરી ક્લબે દર વર્ષની માફક ચાલુ સાલે પણ તેમાં જોડાઈને પર્વના આઠ દિવસ માટે પક્ષી બયાવ કેન્દ્ર ઊભું કર્યું છેરોટરી પ્રમુખ શ્રી પ્રકૂલ્લ ઠક્કરના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ અને વન વિભાગ સાથેના સહિયારા પ્રયાસોથી રોટરી દ્વારા જિલ્લા મથકે ભાનુ શાલીનગર તરફના ભુજ હાટની બાજુમાં આવેલા પશુ દવાખાના ખાતે આછેલી યુ યુ નિટ સહિતની અદ્યતન ટેક્નિલોજીસભર માવજત કેન્દ્ર ઊભું કરાયું છે જ્યાં સામાન્ય ઈજાથી લઈને ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓ વિવિધ કલેક્શન સેન્ટરો પરથી અહીં વન વિભાગ દ્વારા ખસેડવામાં આવશે પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય અને પંચાયત સેવાના પાંચ તજજ્ઞ ડોક્ટરોની ટીમ ખડેપગે અવિરત સેવા આપી રહી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂ ગોવિંદ સિંઘને શ્રધ્ધાંજલી પાઠવીને એક ટવીટમાં શ્રી કોવિંદે શીખ ગુરૂએ લોકોની સેવા સત્ય ન્યાય અને ધ્યાન માટે પોતાના જીવનનું સમર્પણ કર્યુ હોવાનું જજ્ઞાવ્યું છે

આ પ્રસંગે શ્રી મોદીએ સમાજના નબળા વર્ગ માટે ગુરૂ ગોવિંદસિંહની લડતને યાદ કરી હતી

શ્રી મોદીએ એમપજ્ઞ કહયું હતું કે કેન્દ્ર સરકારના પ્રયત્નોને કારણે કરતારપુર કોરીડોર બાંધવામાં આવ્યો છે હવે ભક્તો ત્યાં જઈને પ્રાર્થના કરી શકે છે

શ્રી મેહરોત્રાએ વેપારી મંડળના હોદ્દિદારો તથા ઉપસ્થિતોને આયકર વિભાગની કામગીરીઅંગે સમજ આપી હતી તેમજ વિવિધ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી વિવિધ રજૂઆતો તથા પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ કરવાની બાંહેધરી આપી હતી આ સેમિનારમાં ગાં ધીધામ આવકવેરા વિભાગના જોઈન્ટ કમિશનર વિવિધ વેપારી મંડળના સભ્યો શહેરીજનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્સ કન્સલ્ટન્ટ ઉદ્યોગપતિઓ ડોક્ટરો તેમજ વિવિધ એસોસિયેશનના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

કલેકટરશ્રીએ બિલ્ડિંગ મંજૂરીઓના પ્રમાણપત્રો અરજદારોને તેમજ ઇન્જિનીયરોને હાથોહાથ સોંપીને જીડીએના ઝડપી અને પારદર્શક વહીવટનો કોલ આપ્યો હતો

સ્પર્ધા ્પુર્ણ થયા બાદ દરેક વિભાગના પ્રથમ દસ વિજેતાઓને ઈનામ અને પ્રમાણપત્ર આથી સન્માનિત કરાયા હતા

આંતરરાષ્ટ્રીય બૂ ડી સ્પર્ધામાં ભાગ લેવા ગયેલી કચ્છની ત્રણ બાળકીઓએ ચંદ્રકો જીતી વિશ્વ દીકરી દિવસની ઉજવણીને સાર્થક કરતાં દેશને અને કચ્છને આંતરરાષ્ટ્રીય નામના અપાવી છે જાપાનના પાટનગર ટોકિથોમાં રમાયેલી સ્પર્ધામાં વન ટુ વન બૂ ડો સ્પર્ધા મહેક ભાટિથાએ સુ વર્ણ તો મહેક પદ્દણીએ બ્રોન્ઝ મેડલ પર કબ્જો કર્યો હતો